પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે

કોરોનાની ગાઈડલાઈન મુજબ તમામ તૈયારીઓ ચૂંટણીપંચે પૂર્ણ કરી છે

ગઈકાલે હજીરાથી ધોધા વચ્ચે રોપેક્ષ ફેરી સેવાનો વિડીયો માધ્યમથી પ્રારંભ કરાવતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં દરિયાઇ વેપાર સાથે સંકળાયેલ માળખાકીય સુવિધાઓ અને ક્ષમતા વધારવાની બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત મેરીટાઇમ કલ્ટરગુજરાત સમૃદ્ધિ વિશ્વ વિદ્યાલય ભાવનગરમાં સીએનજી ટર્મિનલ જેવી અનેક સુવિધાઓ ગુજરાતમાં વિકસાવવામાં આવી રહી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે વહાણવટા મંત્રાલયનું નવું નામાભિધાન બંદર વહાણવટા અને જળમાર્ગ મંત્રાલય કરવામાં આવ્યું છે સરકાર માર્ગ રેલવે વિમાન અને જહાજ જેવા એકથી વધુ પરિવહન સેવાના માધ્યમો વિકસાવીને પરિવહન સેવા મજબૂત બનાવા માંગે છે આ કામગીરીમાં ઓછા ખર્ચે તેમજ પર્યાવરણને જાળવીને માલસામાનનું પરિવહન કરતા જળમાર્ગ વિકસાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરાયું છે તેમણે કહ્યું કે ઘોઘાથી દહેજ સુધીને ફેરી સેવા ફરીથી શરૂ કરવાના પ્રયાસો યાલી રહ્યા છે પ્રાસંગિક પ્રવચન પહેલા પ્રધાનમંત્રી આ સેવાનો જેમને લાભ મળવાનો છે તેવા કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે રોપેક્ષ સેવા એ દેશના જળમાર્ગો વિકસીત કરીને તેમનો ઉપયોગ આર્થિક વિકાસમાં કરવાની દિશામાં લેવાયેલું પહેલું પગલું ગણાવી શકાય

મુખ્યમંત્રી મનસુખ માંડવિયા રો પેક્સ ફેરી સેવાના પ્રારંભ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે કોરોનાના કારણે વિશ્વ આખુ સ્થગિત થઈ ગયું હતું ત્યારે ગુજરાત અને ભારતમાં વિકાસ અવિરત યાલતો હતો જેના કારણે ટ્રંકાગાળામાં ફજીરા ઘોઘા રો પેક્સ ફેરી સર્વિસનો પ્રારંભ થઈ શક્યો છે ગુજરાતનો દરિયાઈ કાંઠો ગેટ વે ઑફ ઈન્ડિયા બનશે કેન્દ્રીય શિપિંગમંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતુ કે અવસર ગુજરાત માટે સોનેરી અવસર છે ગુજરાત સદીઓથી દરિયાઈ વેપાર માટે વિશ્વથી જોડાયેલું રહ્યું છે

દેશમાં પ્રથમ રો પેક્સ સેવા શરૂ થઈ રહી છે

આ બેઠકને વિડિયો કોન્ફરન્સથી સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતશાહે જિલ્લા વફીટીતંત્રને ખેતીમાં પાક ફેરબદલી પર ભાર મુકવા માટે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપવા તથા અને જૈવિક ખેતી તરફ વાળવા તાકીદ અનુરોધ કર્યો હતો આ બેઠક બાદ પ્રતિભાવ આપતા અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાંગલે કહ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોના જીવનને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા કટિબદ્ધ છે અને દિશા દ્વારા અમદાવાદ જિલ્લાના વિકાસની નવી દિશા આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરુણ મહેશ બાબુ એ કહ્યું કે જિલ્લામાં સામાજિક સુરક્ષાની યોજનાને પ્રાથમિકતા આપવામા આવશે

કારણ કે ક્રાંતિ અને પરિવર્તન લાવવાનું બળ માત્રને માત્ર યુવાઓમાં જ રહેલું છે મુખ્યમંત્રીએ યુવાનોને માર્ગદર્શન આપતા કહ્યું કે આજનો યુવાન એ રાષ્ટ્રનું ભાવિ છે એક સુદ્રઢ અને આદર્શ રાષ્ટ્રના નિર્માણમાં યુવાઓનું અમૂલ્ય યોગદાન છે જો આ યુવાઓને યોગ્ય દિશા અને માર્ગદર્શન મળે તો આદર્શ રાષ્ટ્રના નિર્માણમાં હકારાત્મક ક્રાંતિકારી પરિવર્તન આવી શકે તેમ છે મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ ને આપણે સૌએ સાકાર કરવો જોઈએ યુવાઓમાં આત્મવિશ્વાસ ત્યાગ તપસ્યા અને બલિદાનની ભાવના હોવી જોઈએ જે આ અભ્યાસ વર્ગ થકી કેળવાશે

પેટા ચૂંટણી મતગણતરી રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની આવતીકાલે હાથ ધરાનાર મત ગણતરીની તમામ તૈયારીઓ યૂંટણીપંચે પૂર્ણ કરી છે રાજ્યની અબડાસામોરબી ગઢડા ધારી લીંબડી કરજણ ડાંગ અને કપરાડા વિધાનસભા બેઠકોની ત્રીજી નવેમ્બરે યૂંટણી યોજાઇ હતી

મતગણતરી માટે ભારતના ચૂંટણી પંચની મત ગણતરી અંગેની સુચનાઓ ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરાઈ છે સચોટ નિરિક્ષણ અને મોનિટરિંગ માટે પ્રત્યેક ટેબલ ઉપર એક માઇક્રો ઓબ્ઝર્વર એક સુપરવાઇઝર અને એક મદદનીશ કાર્ય કરશે મતગણતરી દરમિયાન સ્ટાફ માટે ફેસ શિલ્ડમાસ્ક સેનિટાઇઝેશન સહિતની તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે વેરાવળ બંદરના માછીમારોને લગતા વિવિધ પ્રશ્નો અને પાયાની સુવિધાઓ અંગે સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના અધિકારીઓએ ગઈકાલે રાજ્યના મત્સયોઉદ્યોગ મંત્રી જવાહરભાઈ યાવડા સાથે મુલાકાત કરી રજૂઆત કરી હતી મંત્રીશ્રીએ રજૂઆત સાંભળી યોગ્ય કાર્યવાહી કરવા ખાત્રી આપી હતી રેલવે ઘ્વજ રેલવે સ્ટેશનોની સુંદરતા વધારવા વડોદરા વિભાગના રેલવે સ્ટેશનો પર મેમોરીયલ ફ્લેગ લગાવવામાં આવી રહ્યો છે

આ ઉપરાંત વડોદરા શહેર અને યાપાંનેર ખાતે પણ સ્મારક ધ્વજ ફરકાવાયા છે